આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહયા

જેનો હેતુ સંગીત ક્ષેત્રે નવોદિત કલાકારોને મંચ આપી તેમની પ્રતિભાને વિકસાવવાનું તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રયાર અને પ્રસાર કરવાનો છે

વિજેતા કલાકારને પુ રસ્કાર રૂપે નિર્ધારીત રોકડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે